પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આબોહવામાં પરિવર્તનની સમસ્યાનો ઉકેલ સર્વગ્રાહી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિલ્હીમાં બી ડી માર્ગ ઉપર સાંસદો માટે બનાવેલા ફ્લેટનું આજે સવારે વીડિયોના માધ્યમથી ઉદઘાટન કરશે

સંખ્યામાં સહેજ વધારો નોંધાયો છે રશિયાના દેનીલ મેદવાદેવે એટીપી ટેનીસ સ્પર્ધાની રસાકસીભરી ફાઈનલમાં

સખત તાલીમ લીધા બાદ તેઓને પોલીસ દળમાં સામેલ કરવામાં આવ્યા હતા બસ્તર રેન્જના પોલીસ વડા સુંદર રાજ પી એ જણાવ્યું હતું કે આદિજાતિ બસ્તર વિસ્તારમાં પોલીસ બંદોબસ્તમાં જોડાયેલા સમર્પિત માઓવાદીઓ આ વિસ્તારમાં ડાબેરી ઉગ્રવાદને નિયંત્રણમાં રાખવામાં ખુબ મદદગાર સાબિત થઈ રહ્યા છે